ગઈકાલે નવી દિલ્લી ખાતે સાતમાં તબક્કાની વાયચીત થોજાઈ હતી બેઠક બાદ પત્રકારો સાથે યોજાયેલી વાતયીતમાં શ્રી તોમરે જણાવ્યુ કે ખેડુતો નવી ત્રણ કૃષિ ધારાઓને સમાપ્ત કરવાના નિર્ણય પર મક્કમ છે જોકે સરકાર ઈચ્છે છે કે ખેડુત સંગઠનો ત્રણેય કૃષિ ધારાઓ પર તબક્કાવાર ચર્ચા કરે કલ્પના શાહ જિલ્લામાં ડ્રાયરન વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટેના પ્રયત્નોના ભાગરૂપે જિલ્લામાં આજે પાંચ સ્થળે ડ્રાયરન યોજાઈ હતી આગામી દિવસોમાં હાથધરાનારી વેક્સિનેશનની કામગીરી માટેની પ્રકિયાનું નિર્દેશન આજે આરોગ્યતંત્ર દ્રારા યોજાયુ હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ભુજની જી

જનરલ હોસ્પિટલ લેવા પટેલ હોસ્પિટલ શહેરના છઠ્ઠીબારી વિસ્તારમાં આવેલ અર્બન પીએચ સી તેમજ વ્યાયામ શાળા ખાતે આવેલ રૂરલ સી એચ

શાળાઓમાં શિક્ષણ સહાયકોની નિમણું ક ગુજરાત રાજય શિક્ષણ વિભાગ તથા કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલીજગ્યાઓ પર શિક્ષણ સહાયકોની નિમણુંક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી